રાજ્યપાલ શ્રી લાલજી ટંડને પટણા ખાતે રાજભવનમાં નવા પ્રધાનોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા મંત્રીઓ તરીકે સમાવવામાં આવેલા ધારાસભ્યો અશોક ચોધરી નિરજ કુમાર સંજય ઝા શ્યામ રજક બિમા ભારતી રામ સેવક સિંહ નરેન્દ્ર નારાયણ યાદવ અને લક્ષ્શેશ્વર રાયનો સમાવેશ થાય છે આ બધા જનતા દળ યુનાઈટેડના સભ્ય છે આ પ્રસંગે સ્પીકર શ્રી વિજયકુમાર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી હાજર રહ્યા હતા ઉલ્લેખનયી છે કે મંત્રીઓના અગિયાર પદ ખાલી રહ્યા હતા

શ્રી શાહે એક ટ્વીટ સંદેશામાં જણાવ્યું છે કે દેશની સુરક્ષા અને જનકલ્યાણ નરેન્દ્રમોદી સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ છે શ્રી શાહે ગઇકાલે જ હોદ્દો સંભાળ્યો છે

વિખ્યાત વિજ્ઞાની કે કસ્તુરીરંગનના વડપણ હેઠળની સમિતિએ આ નવી શિક્ષણનીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે માનવ સંસાધન વિકાસ મંત્રલાયે ગઇકાલે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે નીતિનો મુસદ્દો સમિતિએ સોંપી દીધો છે અને જાહેર જનતાના મંતવ્યો માટે મુકવામાં આવ્યો છે મંત્રાલયે વધુમાં કહ્યું છે કે આ અંગેનો આખરી નિર્ણય રાજય સરકારો સાથે મસલત કર્યા પછી અને જાહેર જનતાના અભિપ્રાયો મેળવ્યા પછી લેવામાં આવશે કેન્દ્રના માનવ સંપદા વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સ્પષ્ટતા કરી છે કે હજી તે માત્ર ભલામણો છે અને સરકારની નીતિ નથી તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગાઉ કહી ચૂક્યા છે કે કોઇ ખાસ ભાષા જે તે પ્રદેશ પર લાદવામાં નહી આવે હાલ તે મુસદ્દો જ છે અને સરકાર વિવિધ રાજ્યો પાસેથી માહિતી એકત્રિત કરશે માહિતી અને પ્રસારમંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યું છે કે મોદી સરકારે તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપ્યું છે અને કોઇનામ પર કોઇ ભાષા લાદવાનો કોઇ ઈરાદો નથી ઇસરોના ભૂતપૂર્વ વડા કે કસ્તુરીરંગને ગયા શુક્રવારે શિક્ષણ નીતિનો મુસદ્દો માનવ સંસાધન વિકાસ મંત્રાલયને સુપરત કર્યો હતો અગાઉની સરકારમાં શ્રી પ્રકાશ જાવડેકર જ્યારે માનવ સંસાધન વિકાસમંત્રી હતા ત્યારે તેમણે આ સમિતિની રચના કરી હતી

ગઇકાલે મુખ્યમંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો

સી

ના અધ્યક્ષ શરદ પવારે તેમના પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવાના અહેવાલોને ઠ્રકરાવી દીધા છે ગઇકાલે મુંબઇમાં તેમના પક્ષના આગેવાનોની બેઠકમાં શ્રી પવારે કહ્યું કે એન

મુખ્યમંત્રી કે

એક ટ્વીટ સંદેશામાં શ્રી કોવિંદે જણાવ્યું છે કે રાજ્યમાં તમામ નાગરિકોના ઉજ્જવળ અને સમૃધ્ધ ભવિષ્યની તેઓ શુભેચ્છાઓ પાઠવે છે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે તેલંગણા રાજ્ય મહેનતુ નાગરિકો માટે ઓળખાય છે જે દેશના વિકાસમાં અગત્યનો ફાળો આપે છે

જિલ્લા પોલીસ અધિક્ષક વાય એસ રમેશે જણાવ્યું કે તાલડંગલના જંગલમાં ઉગ્રવાદીઓની શોધખોળ ચાલી રહી હતી ત્યારે વહેલી સવારે સાડાત્રણ વાગ્યા આસપાસ માઓવાદીઓએ જવાનો ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો આ અથડામણમાં ઓછામાં ઓછા પાંચ માઓવાદીઓને પણ ગોળીઓ વાગી છે પરંતુ તે જંગલમાં પાછા નાસી ગયા છે એક ઘાયલ જવાનોને હવાઇ માર્ગે રાંચી લઇ જવાયો છે જ્યારે બાકીના જવાનોને દુમકા સદર હોસ્પિટલમાં દાખલ કરાયા છે

એક અખબારી યાદીમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે વેબસાઇટ પર મતદારોની સંખ્યાના આંકડાઓ અંતિમ આંકડાઓ નથી લોકસભાની ચૂંટણી દરમ્યાન કેટલાક રાજ્યોમાં મતદારોના વાસ્તિક આંકડાઓ અને મત આપનાર નાગરિકોની સંખ્યા વચ્ચે તફાવત હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે ઇલેકટ્રોનિક વોટિંગ મશીન દ્વારા મળેલા બેલેટ પેપર આ બન્નેની ગણતરી બાદ જ અંતિમ પરિણામ આવે છે ટપાલ દ્વારા મોકલેલા બેલેટ પેપર ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા સુરક્ષાકર્મીઓ અને ચૂંટણી દરમ્યાન ફરજ બજાવવા કર્મચારીઓ મોકલે છે અગાઉના વર્ષોમાં આ બન્ને આંકડાઓને એકઠા કરવામાં કેટલાંક મહિનાઓનો સમય થતો હતો પરંતુ નવી ટેકનોલોજીના કારણે સમગ્ર જાણકારી ટૂંક સમયમાં મળી જાય છે તેથી જ ટૂંક સમયમાં તમામ ચૂંટણી અધિકારીઓને સંપૂર્ણ આંકડાકીય માહિતી મળે તેવી શક્યતા છે

વિશ્વકપમાં ભારત તેની પહેલી મેચ આ બ્રધવારે સાઉધેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે

રોમનિયાની સિમોના હિલીપે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે